ટવીટ સદેશમાં શ્રી મોદીએ કહ્યું કે દેશના ઈતિહાસમાં આ સિધ્ધી હંમેશાયાદ રહેશે શ્રી મોદીએ કહ્યું કે વિશ્વસનીય પરમાણુ સજજતા એ સમયની માંગ છે અને આઈએનએસ અરિહંતનાસફળ પરીક્ષણ પરમાણુ ધમકી આપતા તમામ સામેનો યોગ્ય જવાબ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અનિશ્ચિતતા તથા ચિંતાથી ભરેલા આ વિશ્વમાં શાંતિ અને સ્થરતા માટે મજબૂત ભારત મહત્વનો આધારસ્તંભ બની રહે છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આઈએનએસ અરીહંતના પ્રથમ સફળ પરીક્ષણ બદલ ભારતીય નૌસેના તથા ભારતીય ડિફેન્સ ટેકનોલોજીસ્ટને અભિનંદન પાઠવ્યા છે આશતોષ અંતાણી સવોચ્ચ અદાલતઃ ફટાકડા તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી અસરો સંદર્ભે સર્વોચ્ચ અદાલત દ્વારા સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે તેનું સંપૂર્ણપણે પાલન કરવા રાજય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે

ગૃહ વિભાગની એક યાદીમાં જણાવ્યું છે કે સુપ્રિમ કોર્ટમાં થયેલ પીટીશન સંદર્ભે જે માર્ગદર્શિકાઓ અપાઇ છે તદઅનુસાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાજ઼ની પરવાનગી આપવામાં આવી છે આ સિવાયનાં તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓએ જ કરવાનું રહેશે આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટનાં આદેશનું ફરજીયાત પાલન કરવાનું રહેશે

અન્નપ્રક્રિયા ઉદ્યોગમંત્રી હરસીમરત કૌર બાદલે આ પગલાને મંજૂરી આપતા જણાવ્યું કે ટમેટા ડુંગળી બટેટાના ભાવોમાં અસ્થિરતાના કારણે દેશમાં ઉથલપાથલ સર્જાય છે તેમણે કહ્યું કે તમામ હિસ્સેદારો સાથે સાતત્યપૂર્ણ વાતચીતબાદ શરૂકરાયેલી આ યોજના પરિવર્તનશીલ બની રહેશે